આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વન્યજીવોનું રક્ષણ એ ભારતીય સંસ્કૃતિની એક પરંપરા છે અને આ પરંપરા સદભાવના અને સહઅસ્તીત્વને પ્રોત્સાહન આપે છે પ્રધાનમંત્રીએ દેશમાં વનવિસ્તાર વધારવા અને વન્ય જીવોના રક્ષણ માટે તેમની સરકારે લીધેલા વિવિધ પગલાંઓ અને પહેલની વિગતો આપી હતી આ મુદ્દે સહિયારા પ્રયાસ ઉપર ભાર મુકતા શ્રી મોદીએ કહ્યું કે આ હેતુથી ભારત આ સિયાન અને પૂર્વ એશિયાના દેશો સાથે સહકાર વધારવા તત્પર છે

સભાના આરંભે નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકીએ નાગરિકતા સુધારા અધિનિયમને સમર્થન આપતો ઠરાવ રજુ કર્યો જેને અનુમોદન અપાયુ હતું

સમયમાં ફેરફારની નોધ લેવા વિનંતી છે

ત્રિપુરાનાં અતિ દુર્ગમ એવા જનજાતિ વિસ્તારનાં શાંતિકાલી આશ્રમનાં સંત ચિતરંજન મહારાજ સંચાલિત વેલફેરસોસાયટીએ બનાવેલ કન્યા છાત્રાલયમાં ગોપાલભાઈ ગોરસિયા પરિવાર અને આફિકા ખાતેના સામત્રાના કરછી દાતા કે

આ પ્રસંગે બોલતા ત્રિપુરાનાં ઉપ મુખ્યમંત્રી જીસ્ણુ દેવ વર્માએ કરછી દાતાઓની સેવા ભાવનાને બિરદાવી ફતી

અમારા પ્રતિનિધિ જણાવે છે કે પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સિ દ્વારા ભારતીય માછીમારો ને ઉપાડી જવાની ઘટના અઠવાડીયા માં ત્રીજી વખત બની જોવાથી દરિયાખેડુ ચિંતા માં મુકાયા છે

માછીમારી કરવા નીકળી મધદરિચે થી પાકિસ્તાન ના હાથ માં પહોચી ગયેલા તમામ ખારવા ના પરિવાર ચિંતાતુર બન્યા છે